આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આંતરરાષ્ટ્રીય મંચ પર હિંદુસ્તાન કાશ્મીરને લઇને જવાબ આપતું રહ્યું છે દર વખતે કાશ્મીર મુદ્દે ભારતને ઘેરવામાં આવે છે પરંતુ અટલજી આતંકવાદના મુદ્દા પર આખા વિશ્વને ભારતની સાથે લાવવામાં સફળ રહ્યા

ત્યારબાદ દુનિયાએ ભારત પર પ્રતિબંધ લગાવી દીધો

મોદીએ કહ્યું જીવન કેટલું લાંબું હોય તે આપણા હાથમાં નથી પરંતુ જીવન કેવું હોય તે આપણા હાથમાં છે અને અટલજીએ આ કરીને બતાવ્યું કે જીવન કેવું હોય કેમ હોય કોના માટે હોય અને કેવી રીતે હોય અટલજી નામથી જ અટલ ન હતા તેમના વ્યવહારમાં પણ અટલ ભાવ જોવા મળે છે

રાજીવ ગાંધીને તેમની જન્મ જયંતી પ્રસંગે અંજલિ આપી છે પ્રધાનમંત્રીએ તેમના સંદેશામાં રાજીવ ગાંધીએ દેશ માટે કરેલાં કાર્યને યાદ કર્યું હતું

ભાજપના શ્રી આઈ

અમદાવાદ જી એમ ડી સી

વિમાન મથકે અસ્થીકળશને પુષ્પાંજલિ અપાશે

જેનો પ્રારંભ ગઈકાલે હરિદ્વારમાં ગંગા નદીમાં અસ્થિ વિસર્જન સાથે થયો છ રાજ્યમાં અમદાવાદ ખાતે આવતીકાલે સાબરમતી નદીમાં અસ્થિ વિસર્જન કરાશે

વીરલ રાણા કલા મહાકુંભ રાજ્ય સરકાર દ્વારા કલા મહાકૂંભનું પ્રતિવર્ષ આયોજન કરાયું તેમાં આ વર્ષે ભવાઇ લગ્નગીત ફટાણા અને વિવિધ લોક સંગીતની સ્પર્ધાઓ ઉમેરવામાં આવી છે

સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે રાજ્ય કલા મહાકુંભમાં ગાયન વિભાગમાં સમૂહ લગ્નગીત ફટાણાની સ્પર્ધા ઉમેરાઇ છે જેનું આયોજન તાલુકા કક્ષાએ થશે સરોદ સારંગી જોડિયાપાવા રાવણહથ્થોની સ્પર્ધાઓ ઉમેરાઇ છે જેમાં સરોદ અને સારંગીની સ્પર્ધા જિલ્લા કક્ષાએ તથા જોડિયા પાવા અને રાવણહથ્થાની સ્પર્ધા સીધી રાજ્યકક્ષાએ યોજાશે અભિનય વિભાગમાં પણ ભવાઇની સ્પર્ધા ઉમેરવામાં આવી છે

સીનિયર સીટીઝન માટે સ્પર્ધાનું આયોજન રાજ્યકક્ષાએ થશે તથા વિવિધ વય જૂથમાં ફકત વ્યક્તિગત કૃતિઓનો સામવેશ કરાશે

જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે વિગતો આપતા કહ્યું હતું કે કચ્છમાં મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગેલડા ભુજ તાલુકાના જદ્દુરા મિસરીયાડો સણોસરા મમુઆરા હબાય નખત્રાણા તાલુકાના સાંયરા કોટડા રોહા સાંગનારા અબડાસા તાલુકાના બાંડીયા રાપર તાલુકાના ખારસાવાંઢ કાનમેર માંડવી તાલુકાના ફરાદી તલવાણા અંજાર શહેર ભચાઉ તાલુકાના નરા ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામમાં સરકારી માધ્યમિક શાળા શરૂ કરવા મળી છે